પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચ છે

કરોડ રૂપિયા રૂપાણી સરકારે મંજૂર કર્યા રૂપાણી સરકારે વધુ એક મહેસૂલી સેવા ઓનલાઈન કરવા માટે જમીન માપણીની અરજી નો તેમાં સમાવેશ કર્યો કોરોના રોગયાળા ને લીધે પેન્શનરોને હયાતીની વાર્ષિક ખરાઇ આપવાની મુદત બે માસ માટે

મોરબી અને અમદાવાદ થી કચ્છ તરફ જતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર માળીયા નજીક મચ્છુ ડેમ ના પાણી ફરી વળતાં અર્ધી સડક ધોવાઈ ગઈ છે બાકી ના અર્ધા ઉપર વાહનો પસાર થઈ રહ્યા હોવાથી ટ્રાફિક જામ સર્જાયો છે સુરેન્દ્રનગર માં બે કાંઠે વહેતી ભોગવો નદી માં તણાયેલા બે યુવક પૈકી એક નો મૃતદેહ શોધી કાઢવામાં ફાયર બ્રિગેડ ની ટિમ સફળ થઈ છે સુરેન્દ્રનગર માં સ્થળાંતર કરેલા પરિવારો ને સ્થાનિક દાતાઑ ની મદદ ભોજન નુ વિતરણ કરવામાં આવ્યું હતું

રાજકોટ માં રામકુષ્ણ આશ્રમ તરફ થી એક હજાર થી વધુ અસરગ્રસ્તોને ખિયડી શાક નો ભોજન પ્રસાદ પહોયડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી

વાંકાનેર ના શેખરડી ગામે પાણી ના ભારે પ્રવાહ ને લીધે કોઝ વે માં પાંચ લોકો સાથે મોટર કાર તણાઈ હતી જે પૈકી ત્રણ ના મૃતદેહ હાથ લાગ્યા હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે

આર

દ્વારા કરવામાં આવ્યું હતું

જનાગઢ ના ભેંસાણમાં આવેલ ઉબેણ ડેમ નવ વર્ષ પછી ઓવર ફ્લો થયા લોકો પાણી જોવા માટે નીકળી પડ્યા હતા જામનગર નું લખોટા તળાવ મોસમ માં પહેલી વખત છલકાતા શહેર માં આનંદ છવાયો છે

કરજણ ડેમ માં પણ પાણી ની આવક ઘટી છે છતા ત્ર દરવાજા ખોલી પાણી ના નિકાલ સાથે જળ વિદ્યુત નું ઉત્પાદન યાલુ રખાયું છે

બનાસકાંઠા માં પણ બધા તાલુકા માં એક થી દોઢ ઇંચ વરસાદ પડ્યો છે

બહ્યરાજી મેહસાણા વાયા બાલોલ રોડ ધોવાઈ ગયો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે

પાટણ અને પંચમહાલ જિલ્લા માં પણ વરસાદે આજે વિરામ લીધો હોવાના સમાચાર છે કચ્છ વરસાદ કચ્છ માં વ્યાપક વરસાદ ને પગલે લોકો ને વહેતા પાણી થી દૂર રહેવાની ચેતવણી તંત્ર દ્વારા આપવામાં આવી છે ભુજ ના પ્રાંત અધિકારી મનીષ ગુરનાની એ કહ્યું છે કે ડિઝાસ્ટર કંટ્રોલ રમ દ્વારા બહાર પડતા સૂચનો નું લોકો એ પાલન કરી તંત્ર ને સહકાર આપવો જોઈએ

પટેલે જણાવ્યુ છે કે હવામાન ખતન ની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના નેજા હેઠળ યોજાયેલા વેધર વોચ ગૃપનના વેબીનારમાં જણાવવા માં આવ્યું હતું કે આગામી પાંચ દિવસમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તથા દક્ષિણ ગુજરાત અને કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ થઇ શકે છે આ સિવાય અન્ય જગ્યાએ વરસાદ હળવો કે નહિવત રહેશે બંગાળની ખાડીના ઉતરી ભાગમાં હળવુ દબાણ તેમજ ઉત્તર પશ્ચિમ અરબી સમુક્ર નજીક સાયકલોનીક સરકયુલેશન ઉપરાંત દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન નજીક એક બીજુ હળવુ દબાણ બનવાથી તા

આ બ્રીજના નિર્માણથી સુરત માં પૂર્વ તરફ અને ઉત્તર તરફના વિસ્તારને એક મહત્વની કનેકટીવીટી પ્રાપ્ત થશે અને દ્રાફિકનું ભારણ પણ ઘટશે

એ જ પ્રમાણે આ વિસ્તારના વાહનો મુંબઇ તરફ આઉટર રીંગરોડના આ બ્રીજનો ઉપયોગ કરીને સીધા જઇ શકશે

મી લંબાઇનો આઉટર રીંગરોડ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે

મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલે આ જાહેરાત કરતાં કહ્યું છે કે હૃદ માપણી હિસ્સા માપણી અને પૈકી માપણી પ્રકારની માપણી અરજીઓ દુનિયાના કોઇપણ ખુણે બેઠેલો અરજદાર ઓનલાઇન કરી શકશે આ સેવા માટે ની ફી ની રકમ પણ ઓનલાઈન જ ભરી શકશે એટલે કચેરી ના ધક્કા ખાવાની અનિવાર્યતા સમાપ્ત થઈ ગઈ છે

પેન્શનરો પોતાની હયાતીની ખરાઇ સબંઘિત બેંકમાં અથવા જિલ્લા તિજોરી કચેરી અથવા પેન્શન યુકવણા કચેરીઓમાં રૂબરૂ જઇ કરાવી શકશે

આમ જેમની હયાતીની ખરાઇ કરવાની બાકી છે તેવા બધાજ પેન્શનરોને આ વધારેલી મુદત દરમ્યાન એટલે કે તા

ભાજપ કમલમ કાર્યકર્તા સુનાવણી ગાંધીનગર નજીક કોબા ખાતે આવેલા ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે એકઠા થયેલા કાર્યકર્તાઓ ની રજૂઆત સાંભળવા માટે રાજ્ય સરકારના મંત્રી જયદ્રથસિંહ પરમાર હાજર રહ્યા હતા અને તેમની સમક્ષ આવેલા મુદ્દાઓ નો સંતોષકારક નિકાલ માટે સૌને તેમણે ખાતરી આપી હતી પ્રદેશ પ્રમુખ સી

પાટીલે કાર્યકરો ની વ્યથા નો ઉકેલ લાવવા માટે એવી વ્યવસ્થા શરૂ કરી છે જેમાં રૂપાણી સરકાર ના વરીષ્ઠ મંત્રી દર સોમવારે અને મંગલવારે પ્રદેશ કાર્યાલય આવશે અને કાર્યકર્તાઓની રજૂઆત સંભાળશે ગઇકાલે નવી શરૂઆત ના પહેલા દિવસે મંત્રી કૌશિક પટેલ હાજર રહ્યા હતા જ્યારે આજે મંત્રી જયદ્રથસિંહ પરમાર કાર્યક્રરો ના માધ્યમ થી જનતાના પ્રશ્નો સાંભળ્યા હતા કાર્યકર્તા ની રજૂઆત નો જવાબ લેખિત માં અપાય તેવો આગ્રહ પણ પ્રદેશ પ્રમુખ શ્રી પાટિલે રાખ્યો છે

કોરોના ને લીધે ભાદરવી પૂનમ નો મહામેળો રદ કર્યો હોવાથી તા

અંબાજી મંદિરના યાચર યોકમાં આવેલ યજ્ઞ શાળામાં સાત દિવસ સુધી હોમાત્મક સહસ્ત્ર યંડી મહાયજ્ઞ કરવામાં આવશે